યોગદાનની પ્રશંસા કરી છે પડોશી સરહદી રાજયો નેપાળ ભૂતાન બંગલાદેશ અને મ્યાંમાર સાથે કોરોના વાયરસના જોખમને નિપટાવવા કરેલી તૈયારીઓના પગલાની કેન્રિઅાય ગૃહસચિવે સમિક્ષા કરી છે

સર્વોચ્ચ અદાલતે કમલનાથ સરકાર પાસે મધ્યપ્રદેશ વિધાનસભામાં તાત્કાલિક ફ્લોરટેસ્ટ કરવા બાબતે આવતીકાલે સવારકના સાડાદસ સુધીમાં જવાબ આપવા નોટીસ આપી છે

આરોગ્યમંત્રી હર્ષવર્ધને કોરોના વાયરસને નીપટાવવા લીધેલા પગલાનું બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું

શ્રી ભલ્લાએ મુખ્યસચિવો વધારાના મુખ્યસચિવો અને ઉતરપ્રદેશ ઉત્તરાખંડ બિહાર પશ્ચિમબંગાળ સિક્કિમ આસામસ અરૂણાચલ પ્રદેશ મિઝોરમ મણિપુર ત્રિપુરા નાગાલેન્ઠ અને મેઘાલયા રાજ્યોના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સીંગ કરી હતી રાજ્યોને જણાવ્યું કે કેટલાક આવનજાવન વાળા સ્થળો અને સરહદીવિસ્તારના સમુદાયો સાથે તબીબો નિયમિત રીતે સ્કેનિંગ કરી રહ્યા છે આ વિસ્તારો સાવચેતીના પગલાંરૂપે ગ્રામસભા દ્વારા આ રોગનો ચેપ ન લાગે તે માટે સર્વગ્રાફી રીતે પગલાં લેવાઇ રહ્યા છે

તેમાં પરીક્ષણના સાધનો અને અન્ય દવાનો પુરવઠો યૂક કર્યા સિવાય ઉપલબ્ધ કરાવવા પણ જણાવાયું છે

આ સપ્તાહના અંત સુધીમાં આ લેબોરેટરીઓ કાર્યરત થશે

તેમણે કહ્યું કે મોટાભાગના રેલવેના પ્રોજેક્ટો સમયસર પૂરા કરાયા છે

તેમણે અન્ય પક્ષોના સભ્યો દ્વારા અલગ રેલવેનું અંદાજપત્ર પુનઃ રજૂ કરવાના પ્રશ્નના ઉતરમાં કહ્યું કે ઉદ્દેશો અને ચૂંટણીઢંઢેરો પૂર્ણ કરવા માટે અગાઉનું રેલવે અંદાજપત્ર પૂરતું છે

કર્મચારી અને તાલીમ વિભાગે આજે તેની માર્ગદર્શિકામાં તમામ પ્રવેશદ્વારો ખાતે હેન્ડ સેનીટાઇઝર મુકવા જણાવ્યું છે ફલુ જેવા લક્ષણો ધરાવતા લોકો ને યોગ્ય સારવાર લેવા તથા અલગ રહેવા જણાવાયું છે શકય હોય ત્યાં સુધી તમામ મીટીંગો વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા કરવા કહેવાયું છે જરૂરી ન હોય તેવા સતાવાર પ્રવાસો ટાળવા તથા બધા જ જીમ આનંદપ્રમોદના કેન્દ્રો સંગ્રહાલયો વિગેરે બંધ રાખવા જણાવ્યું છે કચેરીઓમાં મુલાકાતીઓની સંખ્યા શક્ય હોય તેટલી ઘટાડવા તથા મુલાકાતીઓને અપાતા હંગામી પાસ ન કાઢવા જણાવ્યું છે માર્ગદર્શિકામાં કાર્યના સ્થળોને સ્વચ્છ રાખવા તથા તેની સાફસફાઇ કરાવવા સૂચના અપાઇ છે ઉમરલાયક કર્મચારીઓ સગર્ભા કર્મચારી તથા કર્મચારીઓને પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઇ છે

શ્રી યૌહાણ અને વિધાનસભામાં વિપક્ષના નેતા સહિત ભાજપના નવ કાયદાનિષ્ણાતોએ ગઇકાલે સર્વોચ્ય અદાલતમાં થાચિકા દાખલ કરી હતી સ્પીકર એમ

દરમિયાન મધ્યપ્રદેશના ધારાસભ્યો કે જેઓ બેંગલુરૂમાં છે તેઓએ જણાવ્યું છે કે કોઇપણ જાતના અસંતોષ વગર સ્વૈચ્છિક રીતે રાજીનામા આપ્યા છે આજે બેંગલૂરૂમાં મિડિયા સાથેની વાતચીતમાં તેઓએ કમલનાથ સરકાર રાજયના પ્રશ્નોનો નિકાલ કરવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો આ મહિનાની શરૂઆતથી આ ધારાસભ્યો બેંગલૂરૂના એક રિસોર્ટમાં પડાવ નાંખીને બેઠા છે